પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

ઓર્ડીનેટર કમીટી યોજાઇ

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે આજે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝ સંસ્થાઓમાંથી શિક્ષિત દીક્ષિત થયેલા અનેક યુવાનોએ જ્ઞાન આધારિત અર્થતંત્રમાં વૈશ્વિક તકો તરફ પ્રગતિ કરી છે મુખ્યમંત્રીશ્રી આજે નિરમા યુનિવર્સિટી અને નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના રજત જયંતિ સમારોહને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા

આ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે સૌએ અલાયદી નીતિ અપનાવવી પડશે આપણે સૌ શ્રેષ્ઠ કામગીરી કરીએ છીએ એમાં જે બેસ્ટ પ્રેકટીસીઝ કરીએ છીએ એનું આદાન પ્રદાન કરવા માટે આ કમિટીની રચના કરાઇ છે

સાથે જીવતા લોકો માટે એક અભિનવ પહેલના ભાગરૂપે રાજ્યના નવ જિલ્લામાં વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર્સનો શુભારંભ કરાયો છે

રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમ સાથે એચ

રિન્યુ કરવામાં એક વર્ષની જગ્યાએ છ મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેને લઇને હવે રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી એક્ટ અંતર્ગત ફાયર સેફ્ટી ઓફિસરની નિમણૂંક કરવામાં આવશે જેમાં પી પી પી મોડલ અંતર્ગત કામગીરી કરવામાં આવશે ફાયર સેફ્ટીના નિયમ અંગે અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ વિભાગ મુકેશ પુરીએ આ અંગે વધુ માહિતી આપી

આ વિશિષ્ઠ તબીબી સાધન હવામાંથી પ્રાણવાયુ શોષીને દર્દીને આપવામાં ખૂબ ઉપયોગી છે તેવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો

બેલીમે જણાવ્યું કે આ સાધન ઓકસીજન બોટલનો હાથવગો અને સુવિધાજનક વિકલ્પ બની શકે છે

કોરોના ગુજરાત રાજ્યમાં આજે પણ કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ રહ્યું